પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમ્યાન છ રાજ્યોના ખેડૂતો સાથે સંવાદ પણ કરશે આ ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અને ખેડૂતોના કલ્યાણ માટે સરકાર દ્વારા કરવામાં આવેલી અન્ય પહેલ અંગે પોતાના અનુભવો જણાવશે આ પ્રસંગે કેન્દ્રિય કૃષિ મંત્રી પણ ઉપસ્થિત રહેશે

જેમાં ગાંધીધામથી શ્રી માતા વૈણ્વોદેવી કટરા એક્સપ્રેસ સાપ્તાહિક ચલાવવાની પણ જાહેરાત કરાઈ હતી રેલવેના સુત્રોએ જણાવ્યું હતું કે ગાંધીધામથી શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ સ્પે

આ ટ્રેન બંન્ને દિશામાં સામખિયાળી વિરમગામ અમદાવાદ નડિયાડ આણંદ છાયાપુરી ગોધરા દાહોદ કોટા મથુરા નવી દિલ્હી જમ્મુ તવી ઉધમપુર પર થોભશે

રાજ્ય કોરોના રાજ્યમાં કોરોના સંક્રમિત નવા કેસમાં ઘટાડો આવી રહ્યો છે

જો કે રાજ્યમાં સાજા થનાર દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે

નેહ્લ ઠક્કર

તેમણે વધુમાં કહ્યુ છે કે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે તે માટે સુપ્રિમ કોર્ટ દ્વારા તમામ રાજ્યોને જે દિશાનિર્દેશો અમલ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે તે મુજબ ગુજરાતમાં પણ યુસ્ત અમલ કરાશે

તથા તહેવારોની ઉજવણી કે ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત જાહેરમાં કોઇ સભા પ્રાર્થના રેલી કે શોભાયાત્રા કાઢી શકાશે નહી નેહલ ઠક્કર

તેમજ વધુ શહે રોમાં પણ શીતલહેર પણ થઈ શકે છે જેમાં નલિયા ડીસા અને સુરેન્દ્રનગરની શક્યતા દર્શાવાઈ છે